પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ દાંડીયાત્રામાં સુરત શહેરના કતારગામના માનવધર્મ આશ્રમ ખાતેથી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જોડાયા હતા શ્રી સાવંતે બેલ્જિયમ સ્કવેરથી ઉધના ત્રણ રસ્તા સુધીના માર્ગ ઉપર પદયાત્રામાં જોડાઈ પદયાત્રીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય વિવિક પટેલ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા ગાંધીજી અમર રહો વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રિકોનું ઠેર ઠેર કુલહાર સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું

આવતીકાલે સવારે અગિયાર વાગે યોજાનારા આ પદવીદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને સંબોધન કરશે

આજના દિવસે પ્રભુ ઇસુનો નિર્વાણદિન છે પ્રભુ ઇસુનો વધસ્તંભ પર દેહત્યાગ અને તેમનું પુનરાગમન આ બંને ઘટનાને ખ્રિસ્તી ભાઈ બહેનો ખૂબ પવિત્ર ગણે છે ગુડ ફાઇડે એટલે કે પવિત્ર શુક્રવારના દિવસે સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રાર્થના કરે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે હાલ કોરોનાના કારણે એકબીજાને મળીને ઉજવણી કરી શકાતી નથી ઇસ્ટર સન્ડેની ઉજવણી ચોથી એપ્રિલના રોજ કરાશે

મહિસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર દ્વારા લુણાવાડા શહેરમાં ભીડભાડવાળા બજારોને આજથી પંદર દિવસ સુધી બંધ કરાવવામાં આવ્યા છે આ બજારોને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી તંત્ર દ્વારા બજારો બંધ કરાવવામાં આવ્યા છે

ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વેરાવળ પંથકના વડોદરા ડોડિયા આદી ડારી જંગલ વિસ્તારમાં સિંહો વસવાટ કરે છે જેથી ઉનાળાના સવારમાં તેમને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીના કુંડમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે